ઉગતી પેઢી સમાન બાળકોને મજબુત અને સશક્ત બનાવતી ઝુંબેશ સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલશે આ પ્રસંગે તેમણે ખાતરી ઉચ્યારી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા સહી પોષણ દેશ રોશન જેવા સુ ત્રને ચરિતાર્થ કરવા માટે ગુ જરાત જરાય પાછી પાની નફી કરે

એન

જેના માટે યું ટણીપંચ દ્રારા મજબુત લોકશાહી માટે મતદાર સાક્ષરતા જેવી થીમ નક્કી કરા છે રાજયના તમામ મતદાન મથકો તાલુકા અને જીલ્લા મથકોએ મતદાન દિવસ ભાવપુર્વક ઉજવાશે યું ટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીકર્મચારીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવાનું પણ આયોજન છે

વિરલ રાણા કોરોના વાયરસ કચ્છમાં કંડલા ખાતે આવેલ દિનદયાલ બંદર તથા મુન્દ્રા ખાતે આવેલ અદાણી બંદર ઉપર લંગરતા વિદેશી જહાજના કર્મયારીઓનું કોરોના વાયરસને લાગતું પ્રદીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યુ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે કચ્છમાં દરિયાઈ પરિવહન ઉપરાંત મોટા ઔદ્યોગિક એકમોમાં ચીની લોકોની અવર જવર ખાસ રહેતી હોવાથી કોરોના વાયરસનો પગપેસારો રોકવા માટે આરોગ્ય તંત્ર સાબદુ બન્યુ છે કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમારે જણાવ્યુ છે કે કચ્છના અખાતમાં પ્રવેશ કરી કંડલા કે મુન્દ્રા પર્જોચેલા જ્હાજને દરિયામાં દુર ઉભુ રાખી તેના કુ મેમ્બરની તબીબી તપાસ કરાય છે અને બધુ સલામતી જણાય તો જ્યાજ્ને જેટી ઉપર લાંવી લાંગરવાની છુટ અપાય છે તેવી જ રીતે મોટા કારખાનામાં ચીનથી આવતા ઈજનેરી કે ટેકનીકલ સ્ટાફને પણ સરકારી આરોગ્યતંત્ર દ્રારા તપાસવાનું ફરજીયાત બનાવ્યુ છે વિરલ રાણા એલ

એસ પી સી દ્રારા કાર્યરત કરાયુ છેજેની ક્ષમતા પાંચ એમ એમ

પી એ જેટલી છે

એસ પી એલ

જી લિમિટેડના પ્રેસીડેન્ટ અનિલ જોષીએ જણાવ્યુ છે કે મોરબી વાંકાનેરના સિરામિક એકમો ઉપરાંત કચ્છ સૌરાષ્ટના ઔધોગિક એકમોને એલ એન જી ની સુવિધાઓ પુરી પડાશે

ગઈકાલે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે રાજય સરકારના વિવિધ કામો હાથ ધરવાની ગતિશીલતાના ભાગરૂપે જીલ્લાના પ્રભારીમંત્રી દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં આયોજનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો

આ બેઠકમાં સાસંદ વિનોદ યાવડા ઉપસ્થિત રહ્યા હતા ભુજગાંધીધામઅબડાસા બેઠકના ધારાસભ્યોએ પોતાના સુ ચનો રજુ કર્યા હતા